લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર ગઈકાલે પુરો થયો છે

આંધ્રપ્રદેશ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ સિક્કિમ આદામાન અને નિકોબાર લક્ષદ્વિપ તેલંગણા અને ઉત્તરાખંડમાં તમામ બેઠકો માટે મતદાન થશે ઉપરાંત આસામ બિહાર છત્તીસગઢ જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર મણિપુર ઓડિશા ત્રિપુરા ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાવાનું છે

શ્રી મોદી સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને દક્ષિણ ગુજરાતમાં સોનગઢ ખાતે સભાને સંબોધન કરનાર છે

જેમાં જૂનાગઢ અને પોરબંદર એમ બે લોકસભા વિસ્તારોના લોકોને આવરી લેવાશે જ્યારે સોનગઢની જાહેર સભામાં બારડોલી એસ ટી અને નવસારી લોકસભાની બેઠકોના મતદારોને આવરી લેવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજના ગુજરાતના પ્રવાસથી રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગીલો બનશે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે ત્યાં ગઈકાલે સાંજથી ચૂંટણી પ્રચાર બંધ થતાં હવે મુખ્ય રાજકીય પક્ષોના સ્ટાર નેતાઓ ગુજરાતમાં પ્રચાર શરૂ કરશે તેવી શક્યતા છે

ગાંધીનગર ખાતેના ભાજપ કાર્યાલય કમલમ ખાતે શ્રી રૂપાણીએ ભાજપ સંકલ્પપત્ર ખુલ્લો મુક્યો હતો આ પ્રસંગે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ભાજપા દ્વારા જાહેર થયેલ સંકલ્પ પત્ર દેશભરમાંથી મળેલા સૂચનો અને પ્રતિભાવોનો સમાવેશ કરીને જનજનની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા માટેનું સંકલ્પપત્ર છે શ્રી રૂપાણીએ કહ્યું કે ભાજપાનું સંકલ્પપત્ર એ ખેડૂતો મધ્યમ અને ગરીબ વર્ગની આશા અને અપેક્ષાઓને મૂર્તિમંત કરવા માટેનું નક્કર આયોજન સાથેનું વાસ્તવિક સંકલ્પપત્ર છે દેશના પ્રત્યેક નાગરિકોને માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દેશવાસીઓ સમક્ષ ભાજપ સરકારે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે

લોકોને મતદાનની સાચી સમજ પડે તે માટે પ્રિન્ટ મીડીયા સોશિયલ મીડીયા દ્વારા પણ માહિતગાર કરવામાં આવી રહ્યા છે

ગત લોકસભામાં ચૂંટણીમાં સાંસદ શ્રી વિનોદ ચાવડા અઢી લાખ કરતા વધુ મતોની સરસાઈથી વિજયી થયા હતા ત્યારે આગામી ચૂંટણીમાં આ સરસાઈમાં વધારો કરી પ્રભાવશાળી જીત નિશ્ચિત કરવા બન્ને નેતાઓએ જિલ્લા સંગઠનને માર્ગદર્શન આપ્યું હતું આશુતોષ અંતાણી ક્રિકેટ આઈપીએલ ઈન્ડિયન પ્રિમિયર લીગ આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે ચેન્નાઈ ખાતે ચેન્નાઈ સુપર ક્રિંગ્સ અને કોલકોતા નાઈટ રાઈડર્સની ટીમ વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ઈલેવનનો સાત વિકેટથી વિજય થયો હતો

આજે મુંબઈ ખાતે ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેચ રમાશે